જિલ્લા આરોગ્ય અધિકારી ડો

જે તમામ રીપોર્ટ નેગેટીવ આવ્યા છે દરમિયાન જી

તેમને ઉમેર્યું છે કે હાઇવે ટોલ નાકા ઉપર આરોગ્ય ટીમ તૈનાત છે અને કચ્છ માં દાખલ થનાર દરેક ની વિગતો ત્યાં નોંધાઈ રહી છે આમ છતાં બહાર થી આવનાર તમામ માટે ફરજીયાત છે કે તેઓ પોતાના આગમન ની જાણ ગ્રામ્ય વિસ્તારમાં તલાટી કમ મંત્રી આશાવર્કર ગ્રામસેવક સરપંચને કરે તથા શહેરી વિસ્તારમાં સંબંધિત નગરપાલિકાને અયૂ ક જણાવવાનું રહેશ્રોકચ્છ કલેકટરે જાગૃત નાગરિકો ને પણ અપીલ કરી છે કે રેડ ઝોન માંથી કોઈ વ્યક્તિ તેમના ઘર આસપાસ રહેવા આવી હોય તો જાહેર હિત માં તેઓ આરોગ્ય ખાતા ને જાણ કરે નેહ્લ ઠક્કર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ કચ્છ માં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા એવી હેલ્પલાઈન શરૂ કરાઈ છે જે કચ્છ બહાર જવા માંગતા કે અંદર આવવા માંગતા લોકો ને સરકારી પરવાનગી મેળવવા માં ઉપયોગી થશે કોરોના લોકડાઉન ને લીધે સડક રેલ અને હવાઈ પરિવહન બંધ હોવાથી પ્રવાસ મંજૂરી ઓનલાઈન લેવાની થાય છે જેના માટે લોકો ને મદદરૂપ બનવા આ સેવા શરૂ કરાઈ છે પ્રાંતીય કે પરપ્રાંતીય મજૂર પ્રવાસીઓ તેમજ વિદ્યાર્થીઓને વતનમાં જવા ઓનલાઈન પરવાનગી માટેનાં ફોર્મ સેવા સાધના ટ્રસ્ટ દ્વારા વિનામૂ લ્ચે ભરી આપવામાં આવશે નેહ્લ ઠક્કર